પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે ઃ રાજયમાં છેલ્લા બે દિવસથી મોટાભાગના વિસ્તારોમાં ઠેરઠેર કમોસમી વરસાદ થતાં જગતનો તાત ચિંતિત વાદળછાયા વાતાવરણને પગલે ઠંડક થઇ ખેતીના પાકને નુકશાન થવાની ભીતી

ૈ અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની ડેઝીઝેટેડ ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવારના દરમાં ઘટાડો કર્યો છે ૈ દેશી રજવાડાઓના વિલીનીકરણથી લઇને અખંડ ભારતના નિર્માણની સરદાર પટેલની સફળતાની ઇતિહાસગાથા દર્શાવતું મ્યુઝીયમ સ્ટેચ્યુ ઓફ યુનીટીના પરીસરમાં નિર્માણ પામશે ૈ રાજય સરકારે જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે આખરી મંજુરી આપી છે

ગઇકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયા બાદ આજે સવારથી અમદાવાદ વડોદરા રાજકોટ અરવલ્લી બોટાદ વલસાડ ભાવનગર આણંદ સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં અને ગામડાઓમાં પણ કમોસમી વરસાદ થયો છે અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે મોડાસા શહેર તેમજ આસપાસના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા જોકે આ પહેલા અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદન તેમજ અન્ય સામાન સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ અપીલ કરી હતી બોટાદ જિલ્લામાં ગઢડા અને બોટાદમાં વહેલી સવારથી ગાઢ વાદળાં છવાયા અને વરસાદ માવઠાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો છોટા ઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી કપાસની જીનમાં કપાસ ઢાંકવા દોડધામ મચી જવા પામી છે મોડી સાંજે વરસાદનું થોડું જોર વધતા કપાસના પાકને પણ અસર થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે આજે બીજા દિવસે પણ તાપી જિલ્લામાં ઝરમરીથો વરસાદ સવારના અરસામાં વરસ્યો હતો તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીના મતાનુસાર જિલ્લામાં હાલ શેરડી ચણા અને તુવેરનો પાક હોય જેમાં શેરડી અને યણામાં આ કમોસમી વરસાદને પગલે કોઈ મોટું નુકસાન નથી વલસાડ જિલ્લામાં આજે કમોસમી વરસાદના પગલે જિલ્લામાં શાકભાજી તેમજ રવિ પાકોને નુકસાન થયું છે વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં ખેડૂતોએ તાજેતરમાં જ દવાનો છટકાવ કર્યો હોય અને આ કમોસમી વરસાદના કારણે જંતુનાશક દવાનું ધોવાણ થતા ખેડૂતોને આર્થિક નુકશાન થવા પામ્યું છે

ડાંગ જિલ્લામાં આજે સવારે આહવા સુબીર વઘઇ સાપુતારા અને તેના તળેટી વિસ્તારમાં મોસમનો મિજાજ બદલાયો હતો આજે સવારથી જ સમગ્ર ડાંગ જિલ્લાનું વાતાવરણ વાદળછાયું બની જવા પામ્યું છે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ઘઉં ચણા લસણ ડુંગળી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે સાથે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ આહલાદ્ક બની જવા પામ્યું છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત મોડી રાત્રે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી રહ્યો હતો અને આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન ખાતાની આગાહી મુજબ બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાવાને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે સુરેન્દ્રનગર વઢવાણ લખતર ચોટીલા સહિતના પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે ફવામાન ખાતાની આગાહી કરવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિઓને આગોતરી લેખિત જાણકારીની અવગણના કરતા મોટા પાયે કપાસ પલળી જવા પામ્યો છે રાજકોટ શહેર અને જિલ્લામાં ગુરૂવારની મોડી રાત્રે કમોસમી વરસાદ વરસી ગયો હતો જેના લીધે રાજકોટના બેડી માર્કેટિંગ થાર્ડ ખાતે મગફળી પાણીમાં પલળી જતા નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે નવસારી જિલ્લામાં આજે બીજા દિવસે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો જિલ્લામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યાનું નોંધાયું છે કમોસમી વરસાદના કારણે ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને શાકભાજીના પાકોને કમૌસમી વરસાદના કારણે જીવાતો પડવાની શક્યતાઓ જોતા મોટું નુકસાન ઉઠાવવુ પડશે

આણંદ શહેર જિલ્લામાં આજે પણ બપોર સુધી કમોસમી વરસાદને કારણે કપાસ સહિત શિયાળુ પાકને ભારે નુકસાન થયું થયું છે વેરાવળ તાલાલ સુત્રાપાડા કોડીનાર ઉના ગીર ગઢડા ઉંમરગામ કપરાડા દમપુર પારડી વલસાડ અને વાપીમાં વરસાદ થયો હતો મહિસાગર જીલ્લામાં ડાંગરના પરારને અને ઉભા પાકના નુકશાનની ભીતી સેવાઇ રહી છે

લઝો ઓનલાઇન કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે રાજ્યના ગૃહવિભાગે આજે બહાર પાડેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે આ અંગે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર મેરેજ ફંકશનનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે

અરજી કર્યા બાદ અરજદાર રજીસ્ટ્રેશન સ્લીપની પ્રિન્ટ પણ લઇ શકે છે અને સ્થાનિક પોલીસને બતાવી શકે છે કોરોના સારવાર દર અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની ડેઝીગનેટેડ ખાનગી કોવીડ હોસ્પિટલોમાં કોરોના સાસરવારના દરોમાં ઘટાડો કર્યો છે રાજયના અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને આજે મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી અમલી થશે ખાનગી હોસ્પિટલોમાં અગાઉ વોર્ડનો ખર્ચ નવ હજાર રૂપિયા હતો તે ઘટાડીને હવે સાત હજાર બસો રૂપિયા કરવામાં આવ્યો છે

અમદાવાદ મહાનગરપાલિકાના આ મહત્વના નિર્ણયથી શહેરની ડેઝીઝ્નેટેડ ખાનગી કોવીડ હોસ્પિટલોમાં સારવાર લેનાર કોરોના દર્દીઓને મોટી રાહત થશે સ્ટે ચ્યુ ઓફ યુનિટી મ્યુઝિયમ દેશી રજવાડાઓના વિલીનીકરણથી લઇને અખંડ ભારતના નિર્માણની સરદાર પટેલની સફળતાની ઇતિહાસગાથા દર્શાવતું મ્યુઝિયમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નિર્માણ પામશે

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની એકતા માટે સરદાર પટેલે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે મહેસૂલી પ્રક્રિયા રાજ્ય સરકારે જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે આખરી મંજૂરી આપી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપીલના સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી જાહેરનામું જાહેર કર્યુ છે હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમય મર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી કોર્ટની કાર્યવાહી નિવારી શકાશે